ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન એફ

વિશ્વ ખાદ્ય દિન નિમિત્ત સૌને શુભેચ્છા પાઠવતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશના ખેડુતો અન્નક્રાંતિ તરફના સરકારના પ્રયત્નોમાં એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે તેમણે કહ્યું ખેડુતોએ દેશને કોરોના રોગયાળાથી બચવા માટે નોંધપાત્ર ભૂમિકા ભજવી છે

તેમણે કહ્યું કે દેશમાં કુપોષણના મુદ્દાને ધ્યાનમાં લેવા સરકારે બહ્ પરિમાણીય અભિગમ શરૂ કર્યો છે શ્રી મોદીએ કહ્યું કે જ્યાં એક તરફ બાળકો અને માતા માટે પોષક આહારનો હિસ્સો વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો ત્યાં બીજી તરફ સ્વચ્છતા અને સ્વચ્છતાના ધોરણોને વધારવા માટે વિશેષ પહેલ કરવામાં આવી હતી

તેમણે કહ્યું કે સરકાર દ્વારા એપીએમસીને સ્પર્ધાત્મક બનાવવા સક્ષમ બનાવવામાં આવી રહી છે નાના ખેડુતોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવા ખેડૂત ઉત્પાદક સંસ્થાઓનું મોટું નેટવર્ક પણ બનાવવામાં આવી રહ્યું છે નવા કાયદાઓ ખાતરી કરશે કે બજારોમાં ખેતપેદાશોના વેચાણમાં મધ્યસ્થીઓની કોઈ ભૂમિકા રહેશે નહીં તેમણે કહ્યું કે આ નવી જોગવાઈઓને કારણે ખેડૂતોને તેમના પાકના સારા વળતરની ખાતરી પણ આપવામાં આવશે શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે આ નવી જોગવાઈઓ ખેડૂતોને ગમે ત્યારે કરાર સમાપ્ત કરવાની સ્વતંત્રતા આપે છે તેમણે એ પણ ખાતરી આપી હતી કે નવી જોગવાઈઓ હેઠળ કરાર ફક્ત ખેત પેદાશ માટે જ થશે અને કોઈ પણ રીતે ખેડૂતોની જમીનને જોખમમાં મૂકશે નહીં

તેમણે કહ્યું કે જેડીયુના પ્રમુખ નીતિશ કુમાર અને એનડીએના સહયોગી હિન્દુસ્તાની અવામ મોરચા અને વિકાસશીલ ઇન્સાન પાર્ટી વીઆઈપીના નેતાઓ રાજ્યભરની એનડીએની તમામ રેલીઓમાં પ્રધાનમંત્રી સાથે મંય પર હાજર રહેશે

જહાજ બાબતોના મંત્રાલયે જણાવ્યું કે જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ મુંબઈ અને દીનદયાળ પોર્ટ કંડલા પરથી શહિદ બેહેષ્ટી બંદર ચાબહાર સુધી દરિયાઈ હેરફેર માટે કાર્ગો અને જહાજોને આ છૂટ લાગુ પડશે રાહત પાત્ર ચાર્જ શહિદ બેહેષ્ટી બંદર પર ઓછામાં ઓછું પાંચ હજાર ટન કાર્ગો ઉતારવાની શરતે લાગુ પડશે ચાબહાર બંદરના ટર્મિનલ પરથી નીકળેલા કે ઉતરેલા માલવાહક કાર્ગોને ડિસ્કાઉન્ટ આપવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે ઇંડિયન પોર્ટસ ગ્લોબલ લિમિટેડ સાથેના સમન્વયમાં બંદરો દ્વારા સંયુક્ત રીતે એક સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ સિસ્ટમ તૈયાર કરશે મંત્રાલયે જણાવ્યું કે ડિસ્કાઉન્ટ અવધિના વિસ્તરણનો હેતુ શાહિદ બેહેષ્ટી બંદર મારફતે વેપારને પ્રોત્સાફન આપવાનો છે

મંત્રાલયે કોવિડનાં સંક્રમણને રોકવા વહિવટીતંત્ર દ્રારા ઘડાયેલાં નિયમો અને માર્ગદર્શિકાની સંપૂર્ણ વિગતો રેલ્વે મુસાફરોને આપવાની સૂચનાં આપી છે

દરમ્યાન રેલ્વે બોર્ડનાં અધ્યક્ષ તથા રેલ્વે સલામતી દળનાં વડાએ વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી અધિકારીઓ સાથે કોવિડ અંગેની માર્ગદર્શિકા સહિત વિવિધ મુદ્દાઓ અંગે વાતચીત કરી હતી

અમદાવાદથી મુંબઈ વચ્ચે ડબલ ડેકર ટ્રેન અઠવાડિયામાં છ દિવસ ચલાવાશે એવીજ રીતે પોરબંદર દિલ્હી વચ્ચેની ટ્રેન અઠવાડિયામાં બે દિવસ ચલાવાશે આ ટ્રેનો પૂર્ણ પણે રિઝર્વ ટિકીટવાળી રહેશે આ ઉપરાંત બાડમેરથી યશવંતપુર સાપ્તાહીક ટ્રેન પૂણે થી નિઝામુદીન વ્રિસાપ્તાહીક ટ્રેન પણ ગુજરાત માંથી પસાર થશે આ બંને ટ્રેનોગઈ કાલથી શરૂ કરાઈ છે

વર્લ્ડ ક્રડ ડે નિમિત્તે યોજએલા કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી શ્રી હર્ષવર્ધને જણાવ્યું કે કોવિડ રોગયાળાને કારણે વિશ્વની સામે આવી રહેલા અભૂતપૂર્વ પડકારોને લીધે ખોરાક પોષણ આરોગ્ય પ્રતિરક્ષા જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તેમણે કહ્યું આ વર્ષે ખાદ્ય સપ્લાય ચેઇનમાંથી ટ્રાન્સ ફેટને નાબૂદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે

આઈ સી ડોટ ઈન પરથી નીહાળી શકાશે એવી જ રીતે વિધાર્થીઓ મેરીટ લીસ્ટ યકાસી શકાશે તથા પોતાનું સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકાશે

ટેકનીકલ કૌભાંડ કેસનાં આરોપીઓનાં નિવાસસ્થાનો તથા ખાનગી કંપનીઓમાં તપાસ કાર્યવાહી કરવામાં આવી છે આ કેસમાં દિલ્ફી નોએડા ગુરૂગ્રામ ખાતેની છ ખાનગી કંપનીઓ અને કેટલીક અજાણી વ્યકિતઓ સામે તપાસ હાથ ધરવામાં આવી છે

વૈષ્ણોદેવી સહિત દેશભરનાં નાનાં મોટા માઈ મંદિરોમાં ભાવિકો વિશેષ પૂજા અર્ચનાં અને યક્ષ દ્રારા આદિશક્તિની ઉપાસના કરશે ગુજરાતમાં નવરાત્રી પર્વનું આગવું મહત્વ છે આમ છતાં કોવિડનાં લીધે ઉભી થયેલી પરિસ્થિતીમાં ગુજરાત સરકારે રાજ્યની આગવી ઓળખ એવા જાહેર ગરબાને મંજૂરી આપી નથી